આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે અટલ ટનલૈના લોકાપર્ણ સાથે હિમાચલ પ્રદેશના લોકોની દાયકા જૂની માગણીઓ પૂ રી થઈ છે આ ટનેલ હિમાચલે પ્રદેશ સાથે લેહ લદ્દાખ માટે પણ જીવનરેખા બની રહેશે

કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારના માળખાંગતે સુ વિધાઓના વિકાસ માટે વિશેષ ભાર મૂ ક્યો છે તે માટે રસ્તાઓપૂ લોઈમારતોટનલ વગેરેનું બાંધકામ મોટાપાયે યાલી રહ્યું છે ઉપરાંત દેશમાં આધુ નિક શસ્ત્રોને મેક ઈન્ડિયા બનાવેવા માટે ઘણાં સુ ધારા કરાયા છે આશુ તોષ અંતાણી મુ ખ્ય મં ત્રીઃનિરમા યુ નિવર્સિટીઃ મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં વિવિધ યુનિવર્સિટીઓની સક્ષમતા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ સશોધન ઈનોવેશન્સ પર જોર આપી નયા ભારતના નિર્માણમાં યુ વા પેઢીને સક્રિય યોગદાનથી જોડવાની નેમ છે તેમણે આ સદર્ભમાં કહ્યું કે આજે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝ સંસ્થાઓમાંથી શિક્ષિત દીક્ષિત થયેલા અનેક યુ વાનોએ જ્ઞાન આધારિત અર્થતંત્રમાં વૈશ્વિક તકો તરફ પ્રગતિ કરી છે

ગઈકાલે ગાંધ્રીનગર ખાતે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી સાતમી વેસ્ટર્ન રીજિયોનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટિને સંબોધતાં શ્રી જાડેજાએ ઉમેર્યુંં હતું કે કાઈમ ડીટેક્શન ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન અને કાઈમ કન્વિક્શન રેટ વધારવો અત્યંત અનિવાર્ય છે આશુ તોષ અંતાણી રાજ્યઃ કાયર સેક્ટીઃ રાજ્યમાં છેલ્લા થોડાક વર્ષોમાં વિવિધ પ્રાઈવેટ અને સરકારી સંકુલોમાં આગની ઘટના બની રહી છે ત્યારે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીની એન ઓ સી રીન્યૂ કરવામાં એક વર્ષની જગ્યાએ છે મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી એક્ટ અંતેર્ગત ફાયર સેફ્ટી ઓફિસરની નિમણૂ ક કરવામાં આવશે જેમાં પી પી પી મોડેલ અંતર્ગત કામગીરી કરવામાં આવશે

ગઈકાલે કચ્છમાં કોરોનાના કેસ શેફેરી વિસ્તાર્ કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ નોંધાયા હતા ગઈકાલે જિલ્લામાં શહેરી વિસ્તારમાં તેરે શ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સોળ પોઝિટિવ કેસ નોંધાયા હતા ગઈકાલે જીલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં છછ એમ બાર પોઝિટિવ કેસ નોંધાયા હતા

યાલુ વર્ષે વિક્રમી વરસાદના પરિણામે આગામી શિયાળો પણ આકરો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

પી એલ